મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓલપાડમાં સાત હજાર વિધવાઓને વિધવા સહાયના મંજુરીપત્રો એનાયત કરતાં એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ પાકિસ્તાનના સિંધ પ્રાંતના પૂર્વમંત્રી અને હાલમાં કચ્છમાં સ્થાથી થયેલા રામસિંહ સોઢાએ નાગરિકતા ખરડાને આવકારી કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા

આ બે દિવસ દરમ્યાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

બપોરે પોણા બાર વાગે ઇરડામાં ફાઉન્ડેશન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે સવા ત્રણ વાગે યારૂતર વિદ્યામંદિર વલ્લભ વિદ્યાનગરમાં આયોજિત પ્લેટિનયમ જ્યુબિલી કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

જ્યારે સાંજે સાડા છે વાગે ભૂજના ધોરડો ગામની મુલાકાત લેશે

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમદાવાદ મહાનગરમાં માર્ગો પરના વાહન યાતાયાત ટ્રાફિકને હળવો કરવામાં આ ઓવરબ્રીજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતુ કે હિંમતનગર હંમેશા વિકાસની કૂચમાં અગ્રેસર રહ્યુ છે જયારે કેન્દ્રની અને રાજ્યની આ સરકાર ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકીને તેમને પગભર બનાવવાનું કામ કર્યુ છે રાજ્યના ગરીબ પિડીત અને શોષિતોને તેમના હક્કને પ્રસ્થાપિત કરવાનું કામ આ સરકાર કરી રહી છે આ પ્રસંગે દમણદીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસકશ્રી પ્રફ્લભાઇ પટેલ જણાવ્યું હતું કે કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકાર અને રાજ્યની આ સરકાર હરહંમેશા તત્પર છે હિંમતનગરના વિકાસમાં રેલ્વે અંડર બ્રિજનું નિર્માણ થતા પોલોગ્રાઉન્ડથી મહાવીરનગરને જોડતો બ્રિજ લોકો માટે ખૂબ જ લાભદાયી નિવડશે મુખ્યમંત્રી વિધવા સહાય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઓલપાડમાં સાત હજાર વિધવાઓને વિધવા સહાય પેન્શન યોજના મંજુરીના ફકમોનું વિતરણ કરતાં જણાવ્યું કે વિધવા સહાય પેન્શન યોજનાને વિધવા બહેનોના સન્માન માટે ગંગા સ્વરૂપ બહેનોને સહાયતા યોજના તરીકે નામકરણ કરાશે

લોકોની પ્રજાહિત સવલત માટે તમામ ક્ષેત્રે ગુજરાત અવ્વલ નંબરે હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમાં આગળ છે તેની સાથે સામાજિક સમરસતાની ચિંતા કરીને શોષણમુકત સમાજ નિર્માણ તરફ ગુજરાત આગળ વધ્યું છે રાજય સરકારે દિવ્યાંગો વૃદ્વો વિધવા ગરીબો માટે યોજનાઓ બનાવી સામાજિક ઉત્થાનની ભાવના સાથે સમૃદ્વ સમાજના નિર્માણ માટે વ્યથાઓને વ્યવસ્થામાં બદલી છે

રાહત અમદાવાદની દિલ્ફી પબ્લીક સ્ફ્લ ઇસ્ટના કથિત બનાવટી દસ્તાવેજોના પ્રકરણમાં આ શાળા યલાવતા કેલોરેક્સ ફાઉડેન્શન ટ્રસ્ટના મેનેજીંગ ડીરેક્ટર અને સી ઈ ઓ મંજુલા શ્રોફને ગુજરાતની વડી અદાલત દ્વારા કામચલાઉ રાહત આપવામાં આવી છે વડી અદાલત દ્વારા મંજુલા શ્રોફની સાથે ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ટ્રસ્ટી હિતેન વસા અને ડી

ના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અનિતા દુઆને પણ રાહત અપાઇ છે

આ અગાઉ સ્થાનિક અદાલત દ્વારા આરોપીઓ વગદાર હોવાથી જો જામીન મળે તો કેસ ઉપર પ્રભાવ પાડી શકે તેમ જણાવી આગોતરા જામીન ઠુકરાવી દેવાયા હતા

ભુજ નાગરિકતા ઉજવણી લોકસભા અને રાજયસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થતાં ભૂજમાં રહેતા શરણાર્થીઓએ આતીશબાજી સાથે તેની ઉજવણી કરી હતી

એસ

આર સંસ્થા દ્વારા પરિસરમાંથી ઉત્પન્ન થતા ગટરના પાણીને શુધ્ધ કરવા માટે રચાઇ રહેલા વેટલેન્ડનુ નિર્માણ કરવામાં આવ્યું છે આ પ્રક્રિયા દ્વારા સંસ્થાના પરિસરમાં ત્રણ હજાર એલ પી ડી પાણીનુ શુધ્ધીકરણ કોઇપણ જાતના કેમિકલ વગર શુધ્ધ કરવામાં આવેછે શુધ્ધ થયેલા પાણીનો ઉપયોગ સંસ્થાની બગીયામાં ઉપયોગમાં લેવાય છે

આર ના સેક્રેટરી ડો શેખર માંડેએ રચાયેલ વેટલેન્ડની મુલાકાત લીધી હતી આ જ સંસ્થા દ્વારા રામકૃષ્ણ મિશન રાજકોટમાં પણ વેટલેન્ડ કાર્યરત કરવામાં આવ્યુ છે

અમારા ગીર સોમનાથના પ્રતિનિધિના જણાવ્યા મુજબ વેપારીઓ તેમજ સરકારી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલી મગફળીની ગુણો કાજલી માર્કેટ થાર્ડમાં તાલપત્રની વ્યવસ્થા હોવા છતાં બહાર ખુલ્લામાં મુકવામાં આવી હતી જેના કારણે મગફળીની ગુણો પલડી જતાં નુકશાન થયુ છે

માંડેએ માટી પરિક્ષણ પ્રયોગશાળાનુ ઉદઘાટન કર્યુ હતુ મીઠું બનાવવા માટે વિવિધ પરીક્ષણો જેવા કે ભાર સહનક્ષમતા જમીનનુ વર્ગીકરણ માટીનો પ્રકાર એ રાસાયણિક રચના કોમ્પ્રેસિવ સ્ટ્રેથ ખારાશ ભેજનુ પ્રમાણ ઘનતા વગેરેનુ પરિક્ષણ કરવા માટેની સુવિધા કરવામાં આવી છે સંસ્થાના નિર્દેશક ડો અમિતાવ દાસ તથા સોલ્ટ અને મરીન કેમિકલ્સના વૈજ્ઞાનિક અને સિવિસ એન્જિનિયરીગ તથા વૈજ્ઞાનિક પધ્ધતિઓની સંશોધનો કરતા ડો ભૂમિ અંધારિયા તથા વડા વૈજ્ઞાનિક ડો અરવિંદ કુમારના પ્રયત્નો દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે

વન અને આદીજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રમતવીરોને પ્રોત્સાહીત કરવામાં આવશે આ કાર્થક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી સીનીયર કોચ તેમજ જિલ્લા રમતગમત અધિકારીઓ ઉપસ્થિત રહેશે